એવી જ રીતે આ મિશન હેઠળ એક કરોડ દશ લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ પાંષક તત્વો અને જૈવિક ખાતરની મદદથી જમોનની ગુણવતા સુધારવાની કામગીરી કરવામાં આવી છે વધુ ઉપજ આપતી વિવિધ પાકોની તાલીમ ખેડ્તોને આપવાામાં આવી છે

કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવધને ગઈકાલે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતુ

તંત્ર દવારા ચુટણી માટે જરૂરી સાહિત્ય સામગ્રી તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે

એલ શાહીનો જથ્થો ફળવાય છે આ ઉપરાંત રીઝર્વ જથ્થો પણ રાખવામાં આવશે ત્યારે હાલ ચુટણી તંત્ર દવારા મતકૂટીર બોર્ડ વિવિધ પ્રકારના ફોર્મ બિલ્લા સહિતની સામગ્રીઓ એકત્ર કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે

કલ્પના શાહ વસત પંચમી સમગ્ર દેશમાં વસંત પંચમી અને સરસ્વતી પૂજાના પર્વની શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે પરંપરા ગત રીતે આજે ઉજવણો કરવામા આવી રહ્ય છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટપતિ પ્રધાનમંત્રી અને અન્યોએ વસંતપચમીની શૂભેચ્છાઓ નાગરિકોને આપી છે

લોકો નમો એપ્લીકશન અથવા માય ગો ઓપન ફોરમમાં તેમના મંતવ્યો રજુ કરી શકશે